આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં તેમણે ખાદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઘણા ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લોકપ્રિથ બનવાની ક્ષમતા ધરાવે છે પ્રધાનમંત્રીએ વ્યક્તિત્વના વિકાસમાં પુસ્તકોનો ફાળો મહત્વનો ગણાવ્યો

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોના આ દિવસોમાં ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલ મન ક્રી બાત કાર્યક્રમમાં તેમણે ખાદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઘણા ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લોકપ્રિથ બનવાની ક્ષમતા ધરાવે છે શરૂઆતમાં સાદગીનું પ્રતિક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની લોકપ્રિયતાની સાથે સાથે વિશ્વના ઘણા સ્થળોએ તેનું ઉત્પાદન પણ વધી રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન ભારતની આવી રમતો વ્યક્તિના માનસિક અને શારિરીક ક્ષમતાને નવી દિશા આપીને આંતરીક વિકાસમાં મદદરૂપ થાય છે કાશ્મીરના પુલવામાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી કહ્યું કે દેશમાં અગાઉ લાકડાની પેન્સિલ વિદેશથી આથાત કરવી પડતી હતી પણ પુલવામામાં મોટા પાવે પેન્સિલનું ઉત્પાદન શરૂ થતાં તે ભારતના શિક્ષણ વિકાસમાં મદદ કરતું કેન્દ્ર બન્યું છે પ્રધાનમંત્રીએ દશેરાની નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે સત્યના અસત્ય ઉપર વિજયના પ્રતિક સમા દશેરાનો બીજો સંદેશ છે પડકારો ઉપર ધીરજથી વિજય મેળવી શકાય છે તેમણે કોરોના રૂપી પડકાર સામે ધીરજ કેળવીને માસ્ક પહેરવા હાથ ધીવા અને થોગ્ય અંતર રાખવા જેવા નિયમનું પાલન કરવા લોકોને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના લીધે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતાં સફાઇ કર્મીઓ વેપારીઓ સિક્વુરીટી ગાર્ડઝ જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સહુને સમજાવ્યું છે તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમથમાં પણ આપણા વીર જવાનો ભારતમાતાના રક્ષણ માટે સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમનું ઋણ ભુલવું ન જોઇએ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈથા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દશેરાનું પર્વ દેશની સાંસ્ક્રતિક એકતા મજબૂત બનાવે છે આ પર્વ આપણને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે અસત્ય પર સત્યની વિજયનો ઉત્સવ દરેકના જીવનમાં નવી પ્રેરણા લાવશે

જીમના સંચાલકો જીમ શરૂ કરવાની મંજુરી માગતા હતા જો કે કોવિડની સ્થિતિ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર મંજુરી આપતી ન હતી હવે પરિસ્થિતિમાં સુધારો થતાં સરકારે તેનો નિર્ણથ બદલ્યો છે